કડકતી ઠંડી વચે સૂર્યના કિરણોની તીવ્રતા ઓછી થતા ઠંડકનો અનુભવ થશે વિવિધ સ્થળોએ સૂર્યગ્રહણ નિહાળવા વ્યવસ્થા થઇ હતી જેનો નાના બાળકો થી મોટી વડીલ વગેરે પણ લ્હાવો લીધો હતો વિરલ રાણા કળતાળ અત સમગ્ર રાજ્યની સાથે હડતાલ પર ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલનો આજે દસમાં દિવસે અંત આવ્યો છે કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો નાં નિરાકરણ માટે લેખિત બાહેધરી મળતા હડતાલ સમેટી લેવાઈ હતી રાણા કવામાન ડીસેમ્બરનો અંતિમ અઠવાડિયામાં જિલ્લાનાં ગાત્રો થીજાવી દેતી ઠંડીનું મોજું તીવ્ર બની રહ્યું છે

માર્ગનું મરામત કામ પાંચેક દિવસમાં જ શરૂ કરાશે